ઉત્રાયત અને નવરાત્રી જેવા ઉત્સવોએ ગુજરાતને વૈશ્વિક ઓળખ અપી છે અમદાવાદના ખોખરા અને પાલડી વિસ્તારમાં નગરજનો સાથે પતંગ ચગાવ્યા બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે પતંગરસીકો સી

ના સમર્થન સંદેશ આપતી પતંગ ચગાવી રહ્યા છે મુખ્યમંત્રીશ્રીએ ઘાયલ પક્ષીઓની સારવાર માટેના રાજ્ય વ્યાપીકરુણા અભિયાનની ભૂમિકા પણ આપી હતી

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે પતંગોત્સવ જેવા તહેવારોને કારણે ગુજરાત વિશ્વ સ્તરે ચમકતું રહ્યું છે

ધાર્મિક પરંપરા અનુસાર સૂર્યનો મકર રાશિમાં પ્રવશ એટલે મકર સંક્રાતિ સવારે પવન નહીવત હોવાના કારણે વહેલા પતંગ ઉડતા જોવા મળ્યા ન હતા

જીલ્લાભરમાં ગાયોને ઘાસચારો તેમજ સક્રાંતનું દાન આપવાના કાર્યક્રમો યોજાયા હતા તદઉપરાંત કચ્છની સંસ્થાઓ પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા

જો કે ઉત્તરાયણ દરમિયાન પતંગની મજાની સાથે સાથે ચાઈનિઝ દોરી અનેક લોકોના જીવ પણ લે છે તો કોઈને કાયમી શારીરિક ખોડ ખાપણ આપતી જાય છે રાજ્યમાં આ પ્રકારના અનેક બનાવો બન્યા છે

સુરતમાં બાળક અને વૃદ્વને દોરી વાગી છે અને એક યુવકની જીભ કપાઈ ગઈ છે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ધ્વજવંદન કરાવશે જિલ્લાકક્ષાએ પણ રાજ્યમંત્રી મંડળના સભ્યો અને કલેકટરશ્રીઓ દ્વારા જે તે જિલ્લામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ત્રિવેદી આણંદ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વડોદરા ખાતે ધ્વજવંદન કરાવશે જ્યારે મંત્રી આર

ફળદુ બનાસકાંઠા ખાતે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સુરેન્દ્રનગર ખાતે મંત્રી કૌશિકભાઈ પટેલ અમદાવાદમાં મંત્રી પ્રદિપસિંહ જાડેજા પાટણ ખાતે ધ્વજવંદન કરાવશે

ઓસ્ટ્રેલિયા ભારતમાં સતત ચોથી મેચ જીત્યું છે

બીજી તરફ ભારત વાનખેડે ખાતે સતત ત્રીજી મેચ હાર્યું છે નેહલ ઠક્કર ભુજ નગરપાલિકા ભુજ નગરપાલિકા દ્વારા ભીડ ગેટ પાસેના ગાયોના વથાણનું રીનોવેશન કાર્ય થઈ જતા તેનું લોકાર્પણ ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકીના અધ્યક્ષસ્થાને ગઈકાલે કરવામાં આવ્યું હતું આ વથાણ ચોકમાં ગાયો માટે ઘાસચારો આપવામાં આવશે જેથી રખડતા ઢોરોની સમસ્યા થોડી હલ વા પામશે

તો ડ્રાઈવર તાલીમ અંતર્ગત સ્કુલબસ સ્કુલ વર્ધી વાહનના ડ્રાઈવરોને વિદ્યાર્થીઓની સલામતી બાબતના નિયમોની સમજણ આપવામાં આવશે તેમજ આર ટી ઓ કચેરી ભુજ ખાતે આંખની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે